ના અમલીકરણના નિર્ણયને વાજબી ઠેરવ્યો છે

રિસેપ અંગેની બેઠકમાં આસિયાન દેશો અને આસિયાન સંગઠનના ભારત સહિતના મુક્ત વેપાર સમજુતી ધરાવતા દેશો રિસેપ સમજુતી અંગે યર્યા વિચારણા કરશે ભારતની પૂર્વના દેશો તરફી નીતિ તથા સમજુતીનું સર્વગ્રાફી સ્વરૂપ આ બંને દ્રષ્ટિએ રિસેપ સમજૂતી ભારત માટે અગત્યની ગણાવી શકાય

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યપાલ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિતનાં નેતાઓના વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે જો કે દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના વાહનોને છૂટ આપવામાં આવી નથી આ થોજના હેઠળના પ્રતિબંધો ટુ વ્ફીલર્સ તથા તબીબી ઇમરજન્સી માટેના વાહનો તેમજ બાળકોને શાળાએ લઇ જતા વાહનોને પણ લાગુ પડશે નહીં

કુદરતી આપાત્તી અંગેની જાણકારીનું આદાન પ્રદાન અને આપત્તિ વખતે બયાવ કામગીરીનો પ્રત્યક્ષ અભ્યાસ એ સંયુક્ત અભ્યાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આ સંયુક્ત કવાયત બંને દેશોની સેનાઓ વચ્ચેનું સંકલન વધારવામાં મદદરૂપ થશે તથા ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓના સમયે બહ્સ્તરીય કાર્યવાહીમાં સહકાર મજબૂત બનાવવા ઉપયોગી નીવડશે આ સંયુક્ત કવાયતમાં સંબંધીત દેશોની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવાની સજ્જતા તથા તાકીદની પરિસ્થીતિમાં આંતર સરકારી ત્વરીત પ્રતિભાવ ક્ષમતા કેન્દ્રમાં રહેશે

પ્રથમ લેફટન્ટન્ટ ગવર્નર ગીરીશચંદ્ર મુર્મુનું લાલજાજમ બિછાવીને તથા ગાર્ડ ઓફ ઓનર વડે સ્વાગત કરાયું હતું ત્યારબાદ શ્રી મુર્મુએ જમ્મુ ખાતેના સચિવાલયમાં પોતાની કચેરીનો કાર્યભાર સંભાળ્યો હતો

ઉલ્લેખનીય છે કે દરબાર મુવ પ્રથા હેઠળ કાશ્મીર સરકારનું વહિવટી કાર્ય છ મહિના શ્રીનગરમાં અને છ મહિનામાં જમ્મુમાં થાય છે

જમ્મુ અને સાંબા ખાતે ગઇકાલથી શરૂ થયેલ સેનાનો ભરતી મેળો બારમી નવેમ્બર સુધી યાલશે આ ભરતી મેળામાં જમ્મુ સાંબા અને કથુઆ જિલ્લાઓમાં રહેતા યુવાનોને રોજગારની તકો મળશે

ના અમલીકરણના નિર્ણયને વાજબી ઠેરવ્યો છે પોસ્ટ કોલોનીયલ આસામ પુસ્તકનું વિમોચન કરતાં શ્રી ગોગોઇએ જણાવ્યું કે એન

એ ભાવિ પ્રક્રિયા માટેનો પાયાનો દસ્તાવેજ છે અને બંધારણના માળખામાં રહીને તે ઉકેલ સુચવી શકે છે ન્યાયમૂર્તિ ગોગોઇએ એન આર સી ની સમગ્ર પ્રક્રિયા બાબતે શંકા દર્શાવનાર અને તે માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરનાર લોકોની ટીકા કરી છે

આર સી ની પ્રક્રિયા હાથ ધરાઇ હતી

અમારા અમદાવાદના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તકેકાદીરના તમામ પગલાં લીધાં ચે દરમ્યાન ઉતર આંદામાનનાં દરિયામાં હવાનું હળવા દબાણ સર્જાવાને કારણે અંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાનવિભાગે વ્યકત કરી છે

ભારતીય તટરક્ષક દળે તેના જહાજો અને વિમાનને સ્ટેન્ડબાય રાખ્યા છે વહાણવટા વિભાગે પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને હવામાનની પરિસ્થિતિ અનુસાર તેમની યાત્રાનું આયોજન કરવાની સલાહ આપી છે

વાહણવટા વિભાગના સચિવ ગોપાલ ક્રષ્ણ એમ

માહેશ્વરી જ્હાજને પ્રસ્થાન કરાવશે

આ આંતરીક જળમાર્ગ ઉપરથી પ્રથમવાર માલસામાનની હેરફેર થઈ રહી છે ઈશાન ભારત વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી બનાવવા પરિવહનનો વૈકલ્પિક માર્ગ આપવો તે આ અભિયાનનો ઉદ્દેશ છે

ઉલ્લેખનિય છે કે ભારત અને ઉઝબેકિસ્તાને આરોગ્ય સેના પ્રશિક્ષણ અને સલામતી ક્ષેત્રની ત્રણ સમજૂતીઓ પર ફસ્તાક્ષર કર્યા છે

ન્યાય અને કાયદાનું શાસન બધાને સમાન તકે ઉપલબ્ધ કરાવવાની વિષય વસ્તુ સાથેની આ બેઠકમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદ ભારતનું પ્રતિભિધિત્વ કરી રહ્યા છે યાર દિવસ યાલનારી આ બેઠકમાં કોમનવેલ્થ દેશોના કાયદામંત્રીઓ અને એટર્ની જનરલો સંબંધિત વિસ્તારની કાયદાકીય સમસ્યા અને વિવાદો અંગે ચર્ચા વિચારણા કરશે

બુધવારે બંને ટીમો વચ્ચે ત્રીજો વન ડે મુકાબલો થશે